તેઓ આસિયાન ભારત શિખર પરિષદમાં ભાગ લેવા બેંગકોક જવા રવાના થયા

બેંકોક જવા રવાના થતા પહેલા એક નિવેદનમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત આસિયાન દેશો સાથેના સંપર્ક સુધારવા માટે ઉત્સુક છે તેમણે કહ્યું કે ત્યાં મહત્વના દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા વિશ્વના જુદાજુદા નેતોની બેઠક હશે પ્રધાનમંત્રીએ કહ્યું કે પૂર્વી એશિયા શિખર પરીષદ ભારત પેસેફીક ક્ષેત્ર માટે ભારતના દ્રષ્ટિકોણને રજૂ કરવાની તક પૂરી પાડે છે

શ્રી મોદીએ કહ્યું કે પરિષદ દરમિયાન નેતા વસ્તુ સેવા અને રોકાણ સંદર્ભમાં ભારતની ચિંતાઓ અને હીતોનું પુરેપુરૃ ધ્યાન રાખવા સહિતના મુદ્દા પર વિયાર કરશે શ્રી મોદીએ કહ્યું કે ભારતીય સમુદાયના લોકોને મળવા તેઓ હંમેશા આતુર રહે છે

તેમણે કહ્યું કે ભારતીય મૂળના અને બિન નિવાસી ભારતીયોએ થાઇલેન્ડમાં એક મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે

આજે ઉઝબેકીસ્તાનના તાશ્કંતમાં શાંઘાઇ સહયોગ સંગઠન પરિષદની બેઠકને સંબોધન કરતા શ્રી સિંહે કહ્યું કે આતંકવાદ સમાજને વિખેરી નાંખે છે અને વિકાસના પ્રયત્નોને હાનિ પહોંચાડે છે અને એસ

ના દેશો આ ખતરાનો સામનો કરવા એકત્રિત થાય તે મહત્વનું છે સંરક્ષણમંત્રીએ ઓરેનબર્ગમાં એસ

આ કવાયતનો હેતુ આતંકવાદ સામેની લડાઇમાં સહભાગી સૈન્યોની લશ્કરી કવાયતો વિકસાવવાનો છે શ્રી સિંહ કહ્યું કે ભારત વિશ્વ વેપાર સંગઠન સાથે પારદર્શી નિયમો આધારિત મુક્ત સમાવેશક અને બિનપક્ષપાતી બહ્પક્ષીય વેપાર પદ્વતિ માટે કટીબદ્વ છે સંરક્ષણમંત્રીએ કહ્યું કે આબોહવા પરિવર્તન આતંકવાદ અતિશય ગરીબી અને અસમાનતાને એકલા નહીં પણ એકજૂટતાથી જ હરાવી શકાય તેમણે ઉમેર્યું કે ભારતે તાજેતરમાં વિદેશી મૂડીરોકાણના નિયમોમાં સુધારા કરીને હળવા કર્યા છે જેનાથી કોલસા ખાણ અને કોન્ટ્રાક્ટ ઉત્પાદનમાં સો ટકા વિદેશી મૂડીરોકાણ શક્ય બનશે

પરિષદ બેઠકમાં ભાગ લીધો હતો

ગઇકાલે મુંબઇમાં આયોજીત એક કાર્યક્રમમાં શ્રી ગડકરીએ કહ્યું કે દેશમાં દર વર્ષે લગભગ દોઢ લાખ લોકો માર્ગ અકસ્માતમાં માર્યા જાય છે અને અન્ય ઘણા ગંભીર ઇજાઓ પછી અપંગ બની જાય છે તેમણે કહયું કે અધિનિયમની સમયવર્તી યાદીમાં હોવાના કારણે આવા ગમનના નિયમોના ઉલ્લંધનનો દંડ નકકી કરવાની જવાબદારી રાજય સરકારોની છે

આ જાહેરાત સર્વોચ્ય અદાલતની સમિતિએ રાષ્ટ્રીય રાજધાનીમાં જાહેર સ્વાસ્થ કટોકટી જાહેર કરી તે બાદ કરવામાં આવી છે

યોજના અંતર્ગત એક દિવસ ઓડ અને બીજા દિવસે ઇવન નંબરની ગાડીઓ રસ્તાઓ ઉપર ચાલશે પાલન નહી કરનારાને ચાર હજારનો દંડ કરાશે

અહેવાલ બહાર પાડવા પ્રસંગે વોશિંગ્ટનમાં પ્રસાર માધ્યમોને જણાવતાં અમેરિકાના આતંકવાદ વિરોધી સંયોજક અને રાજદ્રત નાથન સેલ્સે કહ્યું કે પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી જુથોએ દેશની બહારના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે

હાલમાં રાજ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે ઇસ્લામાબાદે આતંકવાદી જુથો સામે રચનાત્મક ટકાઉ અને ઉલટાવી શકાય તેવા પગલા લેવાની જરૂર છે કારણ કે આ પ્રકારની પ્રવૃત્તિ ભારત અને પાકિસ્તાન વચ્ચે સામાન્ય વાતચીત થવા દેતી નથી

આજે દિલ્હીમાં માહિતી અને પ્રસારત મંત્રી પ્રકાશ જાવડેકરે આ જાહેરાત કરતાં જણાવ્યું કે આ સન્માન રજનીકાંતને પાછલા ઘણા દશકો દરમિયાન ભારતીય સિનેમાના તેમના ઉત્કૃષ્ટ પ્રદાન બદલ આપવામાં આવશે લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ ફાંસની અભિનેત્રી ઇસાબેલ હ્યુપર્ટને અપાશે

મનદીપ સિંહેના બે અને હરમપ્રીતસિં હ અને સુની લના એક એક ગોલ સાથે ભારતે જીત મેળવી આ અગાઉ ભારતીય મહિલા ટીમે બે મેયોના એફઆઇએચ કવોલીફાયરના પ્રથમ ચરણમાં શાનદાર પ્રદર્શન કરતા અમેરીકાને પાંચ એકથી હાર આપી ભારતની પુરૂષ અને મહિલા ટીમ આજે તેજ ટીમો સાથે બીજા ચરણમાં મેચ રમશે

તેમણે આ સમગ્ર સમસ્યાને રાજકીય બનાવવાનો પ્રયાસ કરનાર દિલ્ઠીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ટીકા કરી છે